બ્રાઝિલના પાટનગર બ્રાસીલીયામાં બ્રીક્સ વેપાર મંચની બેઠકના સમાપન સત્રને સંબોધતાં તેમણે કહ્યું કે રાજકીય સ્થિરતા સ્પષ્ટનીતિ અને વેપારમાં સરળતા હેતુથી હાથ ધરાયેલા સુધારાઓના કારણે ભારત મૂડીરોકાણ માટે આદર્શ સ્થળ બન્યું છે શ્રી મોદીએ કહ્યું કે આર્થિક વિકાસની ગતિ મંદ પડવા છતાં ભારત બ્રાઝિલ રશિયા ચીન અને દક્ષિણ આફિકામાં આર્થિક વિકાસ ટકી રહ્યો છે

બ્રીક્સ દેશોએ આર્થિક વિકાસદર જાળવી રાખીને ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે પ્રગતી કરી છે તથા ઘણા નાગરિકોને ગરીબીની સમસ્યાથી મુક્ત કર્યા છે

હરીયાણામાં સત્તાધારી જોડાણના પક્ષો ભાજપ અને જનનાયક જનતા પાર્ટી જે પી પી એ મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓનો સમાવેશ કરવો તે સંખ્યા અંગે સહમતી સાધી છે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય ચંડીગઢમાં રાજભવન ખાતે આજે બપોરે સાડા બાર વાગે યોજાનાર કાર્યક્રમમાં નવા મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે

ખાસ ન્યાયાધીશ અજય કુમારે પી ચિદમ્બરમને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી અદાલતમાં રજૂ કરાયા બાદ આ મુજબ ચૂકાદો આપ્યો હતો પાટનગર દિલ્હીમાં જિલ્લા અદાલતોમાં વકીલોએ કરેલી હડતાળના લીધે ચિદમ્બરમને અદાલતમાં લઈ જવાયા ન હતા એન્ફોર્સમેન્ટ વિભાગે ન્યાયિક અટકાયતની મુદ્દત વધારવા અદાલતમાં અરજી કરી હતી

ચિદમ્બરમની ધરપકડ કરી હતી હાલ તેઓ ઈડીની કસ્ટડીમાં છે

અદાલતે આ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા શરૂ કરવા તથા આ કેસની હવે પછી ત્રીજી ડિસેમ્બરે હાથ ધરાનારી સુનાવણી વખતે ચર્ચાના તારણી રજૂ કરવાના નિર્દેશ પણ આપ્યા છે દરમિયાન છેલ્લાં પંદર દિવસમાં દિલ્ફીની હવાની ગુણવત્તા બીજી વખત ગંભીર શ્રેણીમાં મૂકાઈ હતી

જોકે અદાલતે મહત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું છે કે લોકહિતમાં કોઈપણ માહિતી આપતી વખતે ન્યાયતંત્રની સ્વતંત્રતાને ધ્યાનમાં રાખવી પડશે

મુખ્ય ન્યાયમૂર્તિ વતી યૂકાદો લખતી વખતે ન્યાયાધીશ દીપક ગુપ્તાએ પારદર્શિતાના સ્વભાવનો ઉલ્લેખ કરીને આના સમર્થનમાં ઘણા મંતવ્યો અને નિર્ણયોને ટાંક્યા હતા તેમણે કહ્યું કે સંતુલન બનાવી રાખવા માટે ન્યાયિક સ્વતંત્રતાનો મુદ્દો ધ્યાનમાં લેવો જરૂરી છે ન્યાયાધીશ એન

રામન્ના અને ન્યાયાધીશ ડી

ચંદ્રયૂડે જણાવ્યું હતું કે કેટલીક બાબતોમાં ન્યાયિક સ્વતંત્રતા અને પારદર્શિતા સાથે માહિતી આપવી જરૂરી હોઈ શકે છે અને કેટલીક બાબતોમાં માહિતી આપવી જરૂરી નથી

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સામેના મહાભિયોગ પ્રસ્તાવમાં આજ બાબત કેન્દ્રમાં છે અમેરિકાના યુક્રેઇન ખાતેના કાર્યકારી રાજદૂત વિલિયમ ટેલરે ગૃહની ગુપ્તયર સમિતિએ મહાભિયોગ પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ જાણકારી આપી હતી શ્રી ટેલરે કહ્યું કે તેમના કર્મચારી ગણે રાજદ્વત ગોરડન સોન્ડલેન્ડ સાથે વાતચીત કરતાં ટ્રમ્પની વાતચીત સાંભળી હતી ટેલરે જુબાનીમાં જણાવ્યું હતું કે શ્રી સોન્ડલેન્ડે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને યુક્રેઇન જો બીદેન અંગે તપાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું

ફેસબુકે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ગેરમાર્ગે દોરનારી માહિતી કયા એકાઉન્ટ પરથી મુકવામાં આવી છે તે શોધવાની સફળ ટેકનીક તેમણે મેળવી છે અહેવાલમાં નોંધ્યું છે કે કેસબુકનો ઉપયોગ કરનારની માહિતી મેળવવા સરકારોએ કરેલી માગણીમાં વધારો નોંધાયો છે

ઇઝરાયેલે ગાઝા વિસ્તારમાં એક ઉગ્રવાદીને ઠાર કરવા ચોક્કસ સ્થળે હૂમલો કર્યો હતો તેના પગલે બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઇ હતી ગઇકાલે બીજા દિવસે પણ આ અથડામણ યથાવત રહી છે ઇઝરાયેલ ઉપર ગઇકાલે રોકેટ ફમલા કરવામાં આવ્યા જેનો ઇઝરાયેલે પણ રોકેટ છોડીને જવાબ આપ્યો હતો ગાઝાપટ્ટી વિસ્તારમાં રોકેટ હ્મલાના લીધે થયેલા નુકશાનનો સર્વે કરવામાં આવ્યો હતો રાષ્ટ્રસંઘના રાજદૂત નીકોલે મ્લાદીનોવ સંઘર્ષ રોકવા જરૂરી મંત્રણા કરવા કૈરો પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને ગાઝા વિસ્તારના ઉગ્રવાદીઓ વચ્ચે અગાઉ થયેલા સંઘર્ષને રોકવામાં રાષ્ટ્રસંઘ અને ઇજિપ્તે મહત્વની ભૂમિકા ભજવા હતી ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહ્યે જણાવ્યું છે કે ઇસ્લામિક જેહાદીઓએ રોકેટ હ્મલા બંધ કરવા જોઇએ નહીં તો ઇઝરાયેલ કોઇપણ પ્રકારની દયા વિના વળતો જવાબ આપશે ઇસ્લામિક જીહાદના પ્રવકતા મુસા અલ બ્રાચેમે જણાવ્યું છે કે તેમના સંગઠનને હવે મધ્યસ્થીમાં કોઇ રસ નથી

રેઇનબો ચેનલો પરથી સાંભળી શકશો